આ બંને નિષ્ણાંત તબીબોએ ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતાં તબીબો પેરામેડિકલ સ્ટાફ તથા દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું

ગઇકાલે આકાશવાણી સાથેની વાતચીતમાં પ્રવાસી ગુજરાતી એકમના નિયામક પી

વિમાની મથકે તમામ પ્રવાસીઓની તપાસ કરવામાં આવશે

એક હજારથી વધુ લોકોને આગામી અઠવાડીયામાં સિંગાપોર ફીલીપાઇન્સ અમેરીકા બ્રિટન અને કુવૈતથી ભારત પાછા લાવવામાં આવશે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ છે

રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ ગઇકાલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં પણ સેનિટાઇઝેશન અભિયાન શરૂ કરવામાં આવનાર છે જે અંતર્ગત આજથી શહેરના દરેક ઝોન વોર્ડની તમામ સોસાયટીઓમાં સેનેટાઇઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે કોરોનાનું સંક્રમણ જે વિસ્તારમાં વધારે જોવા મળી રહ્યું છે તે વિસ્તારોને પ્રથમ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે

આ દરમિયાન દૂધ અને દવાની દુકાનો સિવાય અન્ય દુકાનો બંધ રહેશે મળતી માહિતી મુજબ કલોલમા લોકડાઉન ભંગની ફરિયાદો તેમજ કોરોનાના વધતાં કેસોને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટરે આ નિર્ણય કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

દરમ્યાન મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ ભાવનગરમાં નવજાત શિશુ અને માતાનું આરોગ્ય સાડ઼ રહે તે માટે એક કીટ તૈયાર કરી હતી જે એકસો આંઠ માતાઓને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું

રુપાણી સરકાર માં કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડીયા એ સાડી ના કારખાના શરૂ કરવા માં અંગત રસ લઈ કારખાનેદારો ને સમજાવ્યા હત્તા કે મજૂરો ને આજીવિકા ઉપરાંત સ્થાનિક અર્થતંત્ર ને ટેકો આપવા માટે આર્થિક પ્રવૃતી શરૂ થવી જરૂરી છે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા એ જણાવ્યું છે કોરોના લોક ડાઉન માં જ્યારે બધી વસ્તુ ના વેપાર ઉપર અસર પડી છે ત્યારે વેચાણ અનિશ્ચિત હોવા છતાં રોજગારી માટે કારખાના શરૂ કરી સાડી ઉત્પાદકોએ ફરજ પ્રત્યે સભાન હોવાની પ્રતીતિ કરાવી છે

જે અંતર્ગત જિલ્લામાં હાલની સ્થિતિએ સાત તાલુકામાં મનરેગા યોજના હેઠળ કુલ પાંચ હજાર એક સો સત્તર કામોની શરૂઆત થતા ઓગણીસ હજાર ત્રણસો છોત્તર શ્રમિકોને રોજગારી પ્રાપ્ત થઈ છે જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના દ્વારા હાલ જળસંચય અભિયાન અંતર્ગત ચેકડેમ ડિપનિંગ માટીપાળા તળાવ ઉંડા કરવા સામૂહિક સિંચાઈ ફૂવા રોડ રસ્તાના કામો જમીન સમતળના કામો નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે

પી એલ કાર્ડ ધારકોને અનાજનું વિતરણ વિના મૂલ્યે શરૂ થયું છે કોરોના લોકડાઉનને લીધે ગયા મહિને પણ એ

મધ્યમ વર્ગ ના લોકોને રુપાણી સરકાર મદદરૂપ બની છે પણ સાથોસાથ અપીલ પણ કરી છે કે અનાજ ખુલ્લા બજાર માંથી ખરીદ કરવાની આર્થિક શક્તિ ધરવાતા લોકો જો રાજીખુશી થી પોતાનો હક્ક જતો કરે તો ગરીબ પરિવારો સુધી વધુ અનાજ પહોંચાડી શકાય લાભાર્થીઓએ તેમનો પ્રતીભાવ આ મુજબ આપ્યો

મહ્વા તાલુકાના સાત કેસ પૈકી છેલ્લા બે દર્દીઓમાંથી કાની ગામે પડાવમાં રહેતી મહિલા અને અંધાત્રી ગામના કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં બંનેને હોસ્પિટલમાંથી રજા આપતા ઘરે પરત ફર્યા છે મહ્વા તાલુકાનાં સાત કોરોના પોઝિટિવ દર્દી પૈકી તમામ સાતેય દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે હાલ મહુવા તાલુકા માં એક પણ કોરોનાનો પોજિટિવ કેસ નથી જેથી મહુવા તાલુકો કોરોના મુક્ત બન્યો છે

પાંચમી તારીખે ગોંડલ આવ્યા બાદ આંઠમી તારીખ ના રોજ કોરોના લક્ષણ જણાઇ આવતા સેમ્પલ લેવામાં આવ્યા જેમાં બંને ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં ત્રેસઠ અને રાજકોટ ગ્રામ્યમાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના એક આરોગ્ય કર્મચારીનો અને પાલનપુરના વાસણી ગામે પણ એક કોરોના પોઝીટીવ મળી કુલ બે પોઝીટીવ કેસ નવા નોંધાયા છે

આમ ગાઢવી ગામની મહિલાઓ અંતરિયાળ વિસ્તારમાં જઈ જે લોકો પાસે માસ્ક નથી તેવા લોકોને માસ્કનું વિતરણ કરી અન્યને પણ પ્રેરણા આપે છે